ની લોનની જાહેરાત કરવામાં આવી હતી

કચ્છ જીલ્લા માટે રાહતના સમાચાર છે

કલ્પના શાહ કચ્છ નર્મદા જળ વિતરણ કચ્છ ને જરૂરિયાત પ્રમાણે નર્મદાનું પાણી મળી રહ્યું છે અને ક્યાંય પીવાના પાણીની અછત નથી તેવું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કહે છે કચ્છનો પાણી પુરવઠા હવાલો સંભાળતા કાર્યપાલક ઈજનેર અશોક વનારા કહે છે કે નર્મદા પાણીના વિતરણ માટે નંખાયેલી પાઈપ લાઈન જ્યાં જ્યાં છે ત્યાં પૂરતું પાણી મળી રહ્યું છે અને પાઈપ લાઈન પહોંચી નથી તેવા ખૂબ ઓછી વસ્તી ધરાવતા સ્થળે ટેન્કર દ્વારા પાણી અપાઈ રહ્યું છે

હવામાન વિભાગના વાવાઝોડા ચેતવણી વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વિપ ટાપુઓ વચ્ચે હવાનું હળવું દબાણ સર્જાયેલું છે

ઉત્તર દિશા તરફ આગળ વધે અને ત્રીજી જુનની રાત્રી સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાયગઢ દમણ વચ્ચેના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતા છે

જો કે તેમણે સક્ષમ અધિકારી સમક્ષ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે આ ઉપરાંત પ્રવાસીઓ કે જે ડોમેસ્ટિક ફ્લાઈટથી આવતા હોય અથવા રસ્તા કે રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ક્વોરેનટાઈન થયા ન હોય તેવા પ્રવાસીઓ ને ફરજીયાત દસ દિવસ સંસ્થાકીય ક્વોરેનટાઈન થવાનું રહેશે આ ઉપરાંત રાજ્યમાંથી રાબેતા મુજબ શરૂ થતી રેલ રસ્તા હવાઈ માર્ગે જીલ્લામાં રહેણાંક ના હેતુસર આવતા લોકોને તેમની જાણ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રને કરવાની રહેશે